પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ ઈકોસોકના અધિવેશનમાં આજે ઓનલાઈન સંબોધન કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સરહદી વિસ્તારોની બે દિવસીય મુલાકાત માટે આજે સવારે લેહ પહોંચ્યા

આજથી ભારત અને અમેરિકા વચ્ચેની યુનાઈટેડ એરલાઇન્સ અને આવતીકાલથી ફાન્સની વિમાનસેવા શરૂ થશે પાકિસ્તાને કુલભૂષણ જાધવને આપેલી રાજદ્વારી સહાય ભારતે

નોર્વેના પ્રધાનમંત્રી અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે સમાપન સત્રમાં તેઓ બોલશે વાર્ષિક ઉચ્ય સ્તરના વિભાગમાં સરકાર ખાનગી ક્ષેત્ર નાગરિક સમાજ અને વિદ્યાશાખાના પ્રતિનિધિઓના વિવિધ જૂથની રચના કરવામાં આવે છે આ વર્ષના ઉચ્ચ સ્તરના વિભાગમાં વિષયવસ્તુ કોવિડ પછીની બાબતો છે

એન ની જરૂર છે તેની પર ચર્ચા થશે

એસ વિમાન આજથી ભારત અને અમેરિકા વચ્ચેની યુનાઈટેડ એરલાઇન્સ અને આવતીકાલથી ફાન્સની વિમાનસેવા શરૂ થશે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે કોવિડ રોગયાળા વચ્ચે કેટલીક શરતો સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ફરી શરૂ કરવાનો દ્વિપક્ષીય બબલ્સ માર્ગ છે નવી દિલ્ફીમાં મીડિયાને સંબોધન કરતાં શ્રીપુરીએ કહ્યું કે દ્વિપક્ષીય બબલ મિકેનિઝમ અંતર્ગત ત્રણ દેશો સાથે સરકારની વાટાઘાટો થઈ છે

તેમણે કહ્યું કે તેઓને જર્મની તરફથી વિનંતી પણ મળી છે અને લુફથાન્સા સાથે કરાર લગભગ પૂર્ણ થઈ યૂક્યો છે

જાદવ વિદેશમંત્રી ભારતે પાકિસ્તાન સામે કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના આદેશનો ભંગ કરવાનો આરોપ પાકિસ્તાન સામે કર્યો છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પાકિસ્તાન તેના દ્વારા ધરપકડ કરાયેલા કુલભૂષણ જાધવનો અવરોધ તથા શરતો વિના સંપર્ક કરવાની મંજુરી ભારતના કોન્સ્યુલર અધિકારીને આપતું નથી ભારતે વિરોધ દર્શાવ્યો હોવા છતાં કોન્સ્યુલર અધિકારીઓ તથા કુલભૂષણ જાધવની વાતયીત થતી હતી ત્યારે પાકિસ્તાની અધિકારીઓ ઘણાં નજીકના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં પણ કેમેરાથી એવું પુરવાર થાય છે કે આ વાતચીતનું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું શ્રી જાધવ પોતે પણ ઘણા દબાણ હેઠળ હોવાનું જણાતું હતું આમ પાકિસ્તાને કુલભૂષણ જાધવ સાથે મુક્ત વાતચીતને મંજુરી આપી નથી

કેન્દ્રીય પંચાયતી રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે આ ભંડોળની મદદથી ગ્રામીણ વિસ્તારોની સ્વરાજ સંસ્થાઓ પાયાની સેવાઓ વધુ અસરકારક રીતે આપી શકશે

બંને અગ્રણીઓએ ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી વેપાર ક્ષેત્રની મંત્રણાઓના મુદ્દા અને આ ક્ષેત્રે સધાયેલી પ્રગતિ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો

આ ઉપરાંત રાજ્ય વહીવટીતંત્રએ કોરોનાની સારવારથી સાજા થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી છે

આ વિસ્તારોમાં કોરોના ચેપનો વધારો થતાં આ નિર્ણય લેવાયો છે પૂર્ણ લૉકડાઉન ગંજામ ખુર્દા કડક જાજપુર જિલ્લાઓ અને સુંદરગઢ જિલ્લાના રાઉરકેલા નગરપાલિકા ક્ષેત્રમાં અમલમાં આવનાર છે

રાજ્યના મુખ્ય સચિવ એ

ત્રિપાઠી એ જણાવ્યું કે લૉકડાઉન દરમિયાન માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે બધી જ દુકાનો કાર્યાલય સંસ્થાઓ બંધ રહેશે